નવી દિલ્હીમાં પક્ષના મુખ્ય મથકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંકલ્પપત્ર જાહેર કર્યો હતો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પક્ષનું ચૂંટણી ઢંઢેરો સમાજના તમામ વર્ગોની જરૂરિયાતોને પૂર્ણ કરવાવાળું છે

આ ઉપરાંત પક્ષ દેશને સમુદ્ધ બનાવવા માટે એક ઉદ્દેશ્ય અને એક દિશાની સાથે આગળ વધશ એમ તેમણે ઉમેર્યું હતું નેફલ ઠક્કર સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલતે લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રત્યેક વિધાનસભા દીઠ પાંચ મતદાનમથકોના વીવીપેટ ગણવા ચૂંટણીપંચને આદેશ આપ્યો છે

દરમિયાન ચૂંટણીપંચે જજ્ઞાવ્યું છે કે તેઓ તાકીદે સર્વોચ્ચ અદાલતના આદેશના અમલીકરણ માટે તમામ પ્રયાસો કરશે

ગઈકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિને બપોરે ત્રણ વાગ્યા સુધીની સમયમર્યાદામાં એક પણ ઉમેદવારે ઉમેદવારીપત્ર પાછું ન ખેચ્યું હોવાનું નાયબ જીલ્લા ચુંટણી અધિકારી એમ

પ્રજાપતિએ જણાવ્યું છે

સિંઘુ સાયના નહેવાલ અને અન્ય ખેલાડીઓ ભાગ લેશે પુરૂષોની સિંગલ્સમાં કે શ્રીકાંતએચ એસ પ્રણય બી સાંઇ પ્રણીત અને સમીર વર્મા રમશે મિક્ષ્ડ ડબલ્સમાં પ્રણવ જેરી ચોપરા અને એન સીક્કી રેડ્ડી પણ રમશે મહિલાઓની ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને સીક્કી રેડ્રી અને પૂરૂષોની ડબલ્સમાં મનુ અત્રી અને બી સુમિત રેડ્ડી ભાગ લેવાના છે

ચુંટણીપંચના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ મતદારોને પ્રોત્સાહન આપવા તંત્ર દ્વારા સરાહનીય પ્રયાસો થયા છેજેમાં કચ્છની વિધાનસભા બેઠકો દીઠ એક દિવ્યાંગ આદર્શ મતદાન મથક ઉભું કરાયું છે જીલ્લા ચુંટણી અધિકારી કમ કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ જીલ્લા ચુંટણી અધિકારી એન